પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ વડોદરારાજકોટ અને સુરતમાં રાત્રી કરફથુનો પુર્ણ રીતે અમલ થાય તે માટે રાજયના નાગરીકોને અપીલ કરી છે

ે કેન્દ્રીય આરોગ્ય ટીમના અગ્રણી ડોકટર સીંઘે રાજયની હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓની સ્થિતિનું સ્કેનીંગ કરીને દર્દીઓની તબકકાવારની સ્થિતિનું મોનીટરીંગ થાય તે દિશાના પ્રયાસને આવકાર્યા છે ઃ અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાએ કહયું છે કે અમદાવાદની કેટલીક ફોસ્પિટલો જરૂર ન હોય તોપણ દર્દીઓને દાખલ કરી રહી છે જે ગેરકાયદેસર છે અને તેમની સામે કડક પગલા લેવામાં આવશે ઃ અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહયું છે કે આવતીકાલથી પોલીસ અમદાવાદ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક લોકો પહેરે તેના માટે પ્રયત્ન કરશે

એમ વિજય રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અમદાવાદ રાજકોટ સુરત વડોદરામાં રાત્રી કરફયુના અમલ માટે લોકોને અપીલ કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ ટીમની બેઠક પૂર્વે ટીમના સભથોએ અમદાવાદ વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર સર્વેલન્સ સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાફી તલસ્પર્શી વિગતો મેળવી હતી કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રથોગ અત્યંત સફળ રહ્યો છે તેનાથી સંતોષ દર્શાવી અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્વતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને સમન્વય કરીને જે ઝડપી દ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે તેમણે ખાનગી હોસ્પિટલોના સહયોગ અને નિયમિતપણે બેઠકો થોજીને રાજ્યમાં કોરીના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરાયેલી તમામ બાબતોની વિગતવાર ચર્યા ટીમ સાથે કરી હતી

સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રથાસોને આવકાર્ય ગણાવ્યા હતા રાજીવ ગુપ્તા અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે કે અમદાવાદની કેટલીક ખાનગી હોસ્પિટલો જરૂર ન હોય તો પણ દર્દીઓને દાખલ કરી રહી છે જે ગેરકાયદેસર છે અને તેમની સામે કડક પગલા લેવામાં આવશે અમદાવાદ શહેરમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સયિવ ડોકટર રાજીવ ગુપ્તા અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી આ બેઠકમાં ખાસ કરીને કોરોનાની સારવાર માટે શહેરની કોવીડ હોસ્પિટલમાં પથારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી

જેથી શહેરીજનોએ બિનજરૂરી ગભરાવાની જરૂર નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓને ફોન કરીને જેમને જરૂર ના હોય ઓકસીજન લેવલ પણ ઓછુ ના થયું હોય તેવા દર્દીઓને ખાલી પથારીઓ પર બોલાવીને પથારીઓી ભરવાની પ્રવૃતિ કરી રહેલછે તે અનૈતિક અને ગેરકાયદેસર છે આવી હોસ્પિટલોના નામોની અમદાવાદ મહાનગરપાલિકાને જાણ છે આથી તેઓને પ્રાથમિક રીતે જાણ કરવામાં આવી છે કે આવી પ્રેકટીસ તાત્કાલીક અટકાવી દેવામાં આવે આવી પ્રવૃતિને કારણે શહેરમાં કૃત્રિમ રીતે હોસ્પિટલોમાં પથારીઓની અછત ઉભી થવાની શકયતા રહેલ છે આ અંગે અમદાવાદ મેડીકલ એસોસીએશનના હોદૃદારોને પણ ધ્યાન દોરવામા આવ્યુ છે અને આવી હોસ્પિટલોને સત્વરે તાકીદ કરે અને હાલની પરિસ્થિતિમાં કોઇપણ સંજોગોમાં ફત્રિમ રીતે હોસ્પિટલોમાં પથારીઓની અછત ઉભી કરવાની અનૈતિક પ્રવૃતિને સાખી લેવામાં આવશે નહી

રાત્રી કરફયુ અંગે અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે

લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે

હાલ જાફરાબાદનો દરિયો શાંત છે છતાં તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિઝ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને માછીમારી કરતી વખતે એલર્ટ રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે ડિપ્રેશનને કારણે પવનની ગતિમાં થોડી વધારો થયો છે માછીમારોને માછીમારી કરતી વખતે ધ્યાન રાખવા અને જરૂર જણાય તો દરિયાકિનારે આવી જવા સુચના આપવામાં આવી છે